ગઈકાલે પણ જિલ્લામાં માંડવી મુન્દ્રા નખત્રાણા અબડાસા સહિતના તાલુકાઓમાં વિશેષ મેઘકુપા વરસી હતી જે માંડવી મુન્દ્રા પંથકમાં સૌથી વધુ મેઘરાજા મહેરબાન થયા હતા અને સાડા નવ ઈંચથી વધુ વરસાદ થયો હતો

મી

મી

મી

મી વરસાદ નોંધાયો છે

કચ્છમાં મધ્યમ કક્ષાના વીસ ડેમમાંથી રાપર તાલુકાનો ફતેહગઢ ડેમ તથા માંડવી તાલુકાના ડોણ ડેમ ઓવફલો થયો છે કચ્છમાં સૌપ્રથમ વાગડ પંથકનો ડેમ છલકાતા શરૂઆત પૂર્વીય કચ્છથી થઈ છે તો નાની સિંચાઇના ભુજ અબડાસા નખત્રાણા અને મુન્દ્રાના ચાર ડેમ ઓવરફલો થયા છે

બીજી તરફ નાની સિંચાઇના ડેમમાં ભુજ તાલુકાનો જામરા ડેમ મુન્દ્રાનો ગેલડા ડેમ નખત્રાણાનો ઝાલુ ડેમ અને અબડાસાનો બળવંત સાગર ડેમ ઓવરફલો થયા છે આ ઉપરાંત મુન્દ્રા ભુજ માંડવી અને રાપરના અનેક નાની સિંચાઇ ડેમમાં નવા નીર આવ્યા છે ખડીરના ચાંગ ડેમમાં વરસાદી પાણી આવતા સાડા છ ફૂટ નવા નીરની આવક આસપાસના લોકોની ખેતી માટે સોના સમાન ગણાવ્યો હતો અબડાસા તાલુકા નો સિંધોડી મોટીનો આશાપુરા ડેમ ઓગની ગયો છે જેથી સીંધોડી મોટી રામપર ગઢ પીંગલેશ્વર સંપર્ક વિહોણા થયા છે અત્રે જણાવીએ કે માંડવી તાલુકાના ડોણ સતત બીજા વર્ષે ઓવરફલો થયો હતો

ડી આર એફ

આ ટીમે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી પરિસ્થિતીની સમીક્ષા કરી હતી

અબડાસામાં તાજેતરમાં કોરોના પોઝીટીવ જાહેર થયેલા કાર ડ્રાઈવર યુવકના સંપર્કમાં આવનાર બીજા સાત જણા કોરોના પોઝીટીવ જાહેર થયા હતા